સમગ્ર દેશમાં વિશ્વ દિવ્યાંગ દિવસની થઈ રહેલી ઉજવણી

ત્યારે તેમણે કહ્યું હતું કે આનાથી છુટકારો મેળવવાનાં પ્રયત્નો સંપૂર્ણ રીતે વિજ્ઞાન આધારીત હોવા જોઈએ એ સમયે ભારતમાં કોવિડનો એક પણ કેસ નોંધાયો નહોતો

અને તમામ મંત્રીઓથી પોતપોતાના ક્ષેત્રોમાં સ્થિતી પર નજર રાખે તે સુચવ્યું છે અમારા દિલ્હીનાં સંવાદદાતાનાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોળી દરમ્યાન માર્ચની શરૂઆતમાં સામાજિક સમારોહોમાં કાળજી રાખવાનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો આના કારણે લાખો લોકોને સ્થિતીની ગંભીરતાથી પહેલા જ માહિતીગાર કરવામાં આવ્યા હતાં આના પછી શ્રી મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને જનકરફ્યું નામની એક મહત્વની જન ભાગીદારીની પહેલ કરી તેમણે લોકોને એક દિવસનો દેશવ્યાપી લોકડાઉન કરવાનો અહ્નવાન આપ્યું અને દુનિયાને બતાવ્યું કે ભારત કેવી રીતે મહામારીથી લડવા માટે એક સાથે કામ કરી રહ્યું છે આનાથી દેશ આગામી લોકડાઉન માટે માનસિક રીતે તૈયાર થયો આના પછી પ્રધાનમંત્રીએ યોવીસ માર્ચથી દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી આજ સંબોધનમાં તેમણે સ્થિતીની ગંભીરતાથી લોકોને માહિતીગાર કરવા માટે જાન હૈ તો જહાન હૈ નો સંદેશ આપ્યો

દેશમાં ગઈકાલે સતત છવ્વીસમાં દિવસે પચાસ હજારથી ઓછા લોકો સંક્રમિત થયા છે

જ્યારે આશરે એકતાલીસ હજાર દર્દીઓ સાજા થયા

કોવિડથી સાજા થનારા લોકોની સંખ્યા સારવાર કરાવી રહેલા દર્દીઓથી વીસ ગણી વધારે છે

દેશમાં અત્યાર સુધી કુલ ચાર લાખ બાવીસ ફજાર નવસો તેત્તાળીસ દર્દીઓની સારવાર ચાલી રહી છે આરોગ્ય મંત્રાલયનાં અધિકારીના જણાવ્યા મુજબ આશરે પંચોતેર ટકા નવા દર્દીઓ દસ રાજ્યો જેમાં મુખ્યત્વે દિલ્હી મહારાષ્ટ્ર કેરળ પશ્વિમ બંગાળ હરિયાણા અને રાજસ્થાન છે આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું છે કે મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે

ચોવીસ કલાકમાં દેશમાં આશરે અગિયાર લાખ બાર હજાર કોવિડના પરીક્ષણ કરવામાં આવ્યા અત્યાર સુધી કુલ ચૌદ કરોડ પાત્રીસ લાખ અઠ્ઠાવન હજાર પરીક્ષણ કરવામાં આવ્યાં

હવે આ રસી આગામી અઠવાડીયાથી બજારમાંથી આવશે

તેમણે કહ્યું કે આ રસી આગામી અઠવાડીયાથી સમગ્ર બ્રિટેનમાં ઉપલબ્ધ થશે રસી સૌથી પહેલા આરોગ્ય કર્મીઓને કેયર હોમમાં રહેતા લોકોને આપવામાં આવશે ફાઈઝરનાં મુખ્ય કાર્યકારી અધિકારીએ રસીના ઉપયોગને મંજૂરી મળવાની ઐતિહાસીક ક્ષણ ગણાવી છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠે આવતીકાલે વહેલી સવારે આ વાવાઝોડું દરિયાકાંઠાને તટ ઓળંગી આગળ વધી જશે બુરેવી વાવાઝોડું કાલે કેરળ પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે

ગઈકાલે રાત્રે બુરેવી વાવાઝોડું શ્રીલંકાના ત્રિંકોમાલી દરિયાકિનારે ટકરાયું હતું હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ છેલ્લા છ કલાકમાં આ વાવાઝોડું સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હતું તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ વરસ્યો હતો ચેન્નાઈમાં પણ હળવો વરસાદ થયો હતો દરીયાકાંઠે ટકરાતાં પહેલાં પવનની ગતિ સીત્તેર થી એંશી કિલોમીટરથી વધીને નેવું કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે તામિલનાડુ નજીકના વિસ્તારોમાં માછીમારોને દરિયો નહિં ખેડવાની અપીલ કરી છે

આ વર્ષની થીમ છે

જામનગરની આર્યુવેદ યુનિવર્સિટીના ધન્વંતરિ ઓડિટોરીયમ ખાતે વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું

આજની સુનાવણીમાં સાત આરોપીમાંથી માત્ર ત્રણ આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા ન્યાયલયે ઓગણીસમી ડિસેમ્બરે થનારી સુનાવણીમાં બધા જ આરોપીઓને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે પ્રજ્ઞા ઠાકુર મેજર રમેશ ઉપાધ્યાય સુધાકર દવીવેદી અને સુધાકર યતુર્વેદી પણ આ કેસમાં સંડોવાયેલા છે

અરજીને માન્ય રાખી કોર્ટે ઓગણીસમી ડિસેમ્બરે સુનાવણીનાં દિવસે હાજર રહેવા આદેશ આપ્યો છે

કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરની આ બેઠકની અધ્યક્ષતા જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બી

સુબ્રમણ્યને કરી હતી

બેંકના ગ્રાહકો એ કરેલી ટેકનીકલ ખરાબીની ફરિયાદો મળ્યા બાદ આ આદેશ આપ્યો છે

બીજા ક્રમે તામિલનાડુનું સેલમ જિલ્લાનું સુરમગલમ પોલીસ સ્ટેશન અને ત્રીજા ક્રમે અરુણાચલ પ્રદેશનાં ચાંગલાંગ જિલ્લાનાં ખરસાગ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે ગૃહ મંત્રાલય દર વર્ષ પોલીસ સ્ટેશનોની શ્રેષ્ઠ કામગીરીના આધારે તેમની પસંદગી કરવામાં આવે છે